મહારાષ્ટ્ર બાદ ગુજરાતને અલગ કાયદો મળતા આતંકવાદી પ્રવૃત્તિ અટકશે મહત્વની બાબત છે કે રાષ્ટ્રની અને રાજ્યની સરહદની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પુરતું બળ મળે એ આશયથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરી રાષ્ટ્રપતિને મંજુરી માટે મોકલ્યો હતો જેને તાજેતરમાં રાષ્ટ્રપતિએ મંજુરી આપતા હવેથી આ કાયદાને અમલી બનાવાયો છે

સરકારના નેજા હેઠળની આ યોજનાનું ધ્યેય બે વર્ષથી નાની વયના બાળકો તથા સગર્ભા માતાઓને આઠ રોગો સામે રસીકરણ કરવાનો છે

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને લોકોને પોતાના બાળકોને રસીકરણ કરાવવા અનુરોધ કર્યો છે

આ યોજના અંતર્ગત સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ સુરક્ષિત જનની વિકસિત ધરીની ની થીમ લઇ સમગ્ર દેશમાં તા

આ યોજનામાં પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળજન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસુતિ પૂર્વે અને પ્રસુતિ બાદ પુરતા પ્રમાણમા આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ શકે તે માટે તેની રોજગારીના નુકશાનનું રોકડ સહાય આપવામાં આવે છે આ રોકડ સહાયથી સગર્ભા કે ધાત્રી મહિલાઓના આરોગ્યના સ્તરમાં સુધારો થશે લાભાર્થીઓને તેના બેંક પોસ્ટ ખાતામાં સીધી સહાયની રકમ ડી બી ટી મારફતે જમા કરવામાં આવે છે સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના પ્રચાર માટે આજે ભુજમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આંગણવાડી કાર્યકરો અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા

ગુજરાત એઈડસ કંટ્રોલ સોસાયટી દ્વારા ગુજરાત હેલ્થ એન્ડ ફેમિલી વિભાગના સહયોગથી એઈડસ અટકાવવા અને જાગૃતિ ક્ષેત્રે થતી કામગીરીને બીરદાવવા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાવામાં આવે છે આ અંતર્ગત રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના પ્રથમ હરોળના મહાબંદર કંડલાને એઈડસ જાગૃતિ સંદર્ભે વર્ષ દરમ્યાન કરાચેલી શ્રેષ્ઠ કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવાઈ હતી

વી પરીક્ષણ માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કામગીરીને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા આ પુરસ્કાર એનાયત કારાથો હતો

ડીસેમ્બરના પ્રારંભથી જ લઘુતમ પારો નીચો જઈ રહ્યો છે શિયાળામાં અબડાસા તાલુકામાં મુખ્ય મથક નલિયામાં ઠંડીનો પારો ગઈ કાલ કરતા બે ડીગ્રી વધુ નીચો ઉતર્યો છે આજે નલિયામાં નીયું તાપમાન આઠ ડીગ્રી નોંધાયું હતું અન્ય ત્રણ નગરી પણ શીતલ રહ્યા હતા

સરકાર દ્વારા હાલ ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારબાદ બાળકોને ગણવેશ અપાશે